મહાત્મા ગાંધીએ તેમના એક પ્રવચનમાં ખેડૂતોની ચર્ચા કરી હતી તેઓ ઇચ્છતા ફતા કે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુ ધારો થવો જોઈએ અને તેઓને તેમનીપેદાશ માટે યોગ્ય ભાવ મળવો જોઈએ

આ અંગે વ્ધુ વિગતો આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી દિનેશભાઈ મેણાતે આ મૂજબ જણાવ્યું હતું

આ ઉપરાંત અબડાસા પેટા યુંટણી પુર્વે મતદાન યાદી પ્રસિધ્ધ કરાઈ છે

એમ